તેમણે કહ્યું કે આકસ્મિક લોકડાઉનના સંજોગોમાં પાણી પુરવઠો તાત્કાલિક પુનઃસ્થાપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે શ્રી બાવળીયાએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકાના ખરોડીયા નજીક ધરોઇની પાણીની પાઇપમાં લીકેજની જાણ થતાં પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો

છ ગામોની પાણી વિતરણ વ્યવસ્થા હવે પૂર્વવત થઇ છે

નવાગામ થી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલની સાથે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ તેમજ સાંસદ દેવુસિંહ ચૌહાણ જોડાયા હતા

આ ભૂમિને નમન કરી તેઓએ જણાવ્યું કે મારું મોટું સૌભાગ્ય છે હું સરદાર પટેલ જન્મ સ્થળે બેઠો છું સરદાર પટેલના નિવાસસ્થાનેથી તેઓ સંતરામ મંદિર ચોગાનમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના અને ગુજરાત સરકારના માહિતી ખાતા સંયુક્ત ઉપક્રમે દાંડી યાત્રા અંતર્ગત ગાંધીજી સરદાર પટેલ અને સુભાષયંદ્ર ના જીવન ઝરમર ગોઠવાયેલા પ્રદર્શનની પણ મુલાકાત લઇ આનંદ વ્યક્ત કર્યો હતો

સૌથી ઝડપભેર પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ ઉત્પાદનોના એકતા મોલ ચિલ્ડ્રન ન્યુદ્રીશન પાર્ક વેલી ઓફ ફ્લાવર યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનજંગલ સફારી પાર્ક સી પ્લેન સેવા જેવા નવા આકર્ષણોએ પ્રવાસીઓ ની સંખ્યા વધારી છે

ચણા ખરીદી બોટાદ જીલ્લામાં છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં ચણા અને ઘઉંના વાવેતરમાં સારો વધારો થયો છે

ખેડૂતો દ્વારા પોતાના ચણા અને ઘઉં વેચવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વાહનો સાથે આવી રહ્યા છે

દમણ આયુષ્માન ભારત કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આયુષ્માન ભારત અંતર્ગત વિના મુલ્યે ઓપરેશન થઈ રહ્યા છે દમણની એક કંપનીમાં સિક્યુરિટી ગાર્ડની આઁખમાં મોતિયો હોવાથી એમને ઓછું દેખાતું હતું

આયુષ્માન ભારત અંતર્ગત નવી ટેકનીકથી લેસર ઓપરેશન કરવામાં આવ્યું હતું

જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં તાપમાનમા કોઈ નોંધપાત્ર ફેરફાર રહેશે નહીં વનવાસી કલ્યાણ ટ્રસ્ટ ડોક્ટર આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટના સહયોગથી ડાંગ જિલ્લાના ખેડૂતો ગાય આધારિત સંપૂર્ણ પ્રાટૃતિક ખેતી કરતા થાય એ માટે ગાયનું દાન કરવામાં આવ્યું છે

ડાંગી સંસ્કૃતિ અને પરંપરા મુજબ ગાયની પૂજા કરવામાં આવી હતી દાનમાં આપેલી ગાયોનું યોગ્ય માવજત કરી પ્રાકૃતિક ખેતી માટે છાણ અને મૂત્રનો ઉપયોગ કરવા ગાયના દૂધનો યોગ્ય ઉપયોગ કરવા સંકલ્પ લેવડાવ્યો હતો